શ્રી મોદી પુરાણી કાશી માટે સંકલિત વીજ વિકાસ યોજના અને બનારસ હિન્દ યુનિવર્સિટી બી

યુ ખાતે અટલ સંસોધન કેન્દ્રનું ઉદઘાટન કર્યું આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું કે પ્રોજેક્ટના કારણે શહેરને ખુલ્લા વીજળીના વાયરોથી મુક્ત મળી છે તેમણે બી એચ યુ ખાતે પ્રાદેશિક યક્ષુ સારવાર કેન્દ્ર ખાતે ખાતમૂહર્ત કર્યું વિરલ રાણા રાજ્ય વિધાનસભા રાજ્ય વિધાનસભામાં આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીને ભાવભીની શ્રદ્ધાંજલી અર્પવામાં આવી હતી

આજના શોક પ્રસ્તાવમાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન સ્વર્ગસ્થ શ્રી અટલ બિહારી વાજપેયી ઉપરાંત રાજ્યના ભૂતપૂર્વ સભ્યોના નિધન અંગે પણ શોકપ્રસ્તાવ પસાર કરાયો હતો મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાજીએ રજુ કરેલા આજના શોક પ્રસ્તાવમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિન પટેલ શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શ્રી જીતુભાઇ વાઘાજી તેમજ વિપક્ષ કોંગ્રેસના નેતા શ્રી પરેશ ધાનાણી શ્રી શૈલેષ પરમાર અને શ્રી ગ્યાસુદ્દિન શેખે ગ્રહમાં પોતાનો સુર પુરાવ્યો હતો

પોલીસ દ્વારા અટકાવવામાં આવતા ક્યાંક સંઘર્ષ થયો હતો પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઇ વાઘાણીએ કોંગ્રેસની સમગ્ર રેલીને મગરનાં આંસુ સમાન ગણાવી છે તેમણે કહ્યું કે ખેડૂતોના પ્રશ્નો કોંગ્રેસ સરકારનું જ સર્જન છે અગાઉ કોંગ્રેસના શાસનમાં નર્મદા યોજનાની ઉપેક્ષા કરવામાં આવી હતી વિરલ રાણા પોષણ ગ્રામસભા દેશમાં સપ્ટેમ્બર માસમાં પોષણ અભિયાન ચાલી રહ્યું છે તે અંતર્ગત જનજાગૃતિ લાવવા કચ્છમાં તા

જીલ્લા વિકાસ અધિકારી પ્રભાવ જોશીના જણાવ્યા મુજબ તા

આ પોષણ ગ્રામસભામાં પોષણ બાબતે આયોજન થશે અતિ કુપોષિત અને મધ્યમ કુપોષિત બાળકીને કુપોષણ મુક્ત કરવાના પગલા ભરવા આયોજન થશે

ડાકઅદાલતની કચેરીએ યોજાનાર ડાકઅદાલતમાં રજુ થયેલા પ્રશ્નોના નિરાકરણ પર ચર્ચા કરવામાં આવશે ટપાલ વિભાગને લગતા પ્રશ્નોની ફરિયાદ કરવા ઇછુકોએ નિરીક્ષક ગ્રાહક સેવા કેન્દ્ર ભુજને આગામી રપમી સપ્ટેમ્બર સુધીમાં પ્રશ્નો મળી જાય તે રીતે મોકલી આપવા એક યાદીમાં જણાવ્યું છે વિરલ રાણા અવસાન આકાશવાણી ભુજના નિવૃત ઇન્જિનીયર દિનેશ શ્યામાચરણ પાંડેનું ગઈકાલે ભુજ ખાતે અવસાન થયું હતું

તેઓ આકાશવાણી ભુજમાં ઈન્જીનીયરીંગ વિભાગમાં લાંબો સમય ફરજ બજાવી ભુજમાં નિવૃત જીવન ગાળતા હતા વિરલ રાણા રામદેવપીર મેળો વાગડના સુપ્રસિદ્ધ રામદેવ પીર મંદિરે પરંપરાગત દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવા સુદ દસમ અને અગિયારસ એમ આવતી કાલથી તા

હોંગકોન્ગની ટીમે ટોસ જીતી ભારતની ટીમને બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે

આવતી કાલે ભારતનો મુકાબલો પાકિસ્તાનની ટીમ સામે થશે